પ્રાદેશિક સમાયાર સુકેશ ગુપ્તા વાંચે છે

મુસાફરો વિમાનમાં બેસે તે પહેલા ટિકિટની સાથે જ તેમણે પાળવાના નિયમોની માહિતી અપાશે

એક ટ્વીટ સંદેશમાં શ્રી અમીત શાહે પોતે જણાવ્યું છે કે તેમની તબિયત સારી છે પરંતુ ડોક્ટરોની સલાહથી તેઓ હોસ્પિટલમાં દાખલ થઇ રહ્યા છે

મુખ્યમંત્રી સુરત મુલાકાત મુખ્યમંત્રી શ્રી વિજય રૂપાણી અને નાયબ મુખ્યમંત્રીશ્રી નીતિન પટેલે સુરત ખાતે કોરોના સંક્રમણ અને નિયંત્રણ સ્થિતીની સર્વગ્રાહી સમીક્ષા સાથે કરી હતી

મુખ્યમંત્રીએ નવી સિવિલમાં કોરોના યોદ્ધાઓનો જુસ્સો વધારતા ઉષ્માભર્યો સંવાદ કર્યો

ગાંધીનગર સ્થાપના દિવસ ગઈકાલે ગાંધીનગર સ્થાપના દિવસે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીના આત્મનિર્ભર ભારત અભિયાન અંગે લોકજાગૃતિ માટે મુખ્યમંત્રી વિજય રૂપાણી અને ભાજપ પ્રદેશ અધ્યક્ષે શ્રી સી

આ તેહવાર નિમિત્તે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ અને ઉપરાષ્ટ્રપતિ એમ વૈકયા નાયડુએ લોકોને શુભેચ્છાઓ પાઠવી છે શ્રી કોવિંદે જણાવ્યું છે કે રક્ષાબંધન ભાઈ બહેનના પવિત્ર પ્રેમ અને વિશ્વાસનું પ્રતિક છે આ તહેવાર મહિલાઓના હિતોની રક્ષા અને તેમની સુખ સમુદ્ધિ માટે કામગીરી કરવાનો સંદેશો આપે છે રાજ્યમાં ગ્રામ્ય વિસ્તારની મહિલાઓ દ્વારા ભારતીય સૈનિકો માટે રાખડીઓ તૈયાર કરવામાં આવી છે સાબંરકાંઠા મેડિકલ કૉલેજ ખાતે કોરોના દર્દીઓને નર્સિંગ સ્ટાફ દ્વારા રાખડી બાંધવામાં આવી હતી મેડિકલ કૉલેજમાં દાખલ થયેલા દર્દીઓ જલદી સાજા થાય તેવી શુભકામનાઓ પણ પાઠવી હતી સી